જૈન ઈન્ટરનેશનલ દ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડ ખાતે જીતો આયોજિતઆ વ્યાપાર પ્રદર્શનને ખુલ્લું મૂકતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે મહાજન સંગક્રનોની સામાજીક પ્રવૃતિઓમાંથી પ્રેરણા લઇ અન્ય સમાજ આગળ વધશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે એક બીજાના સહકારથી આગળ વધવાથી રસ્તો મળશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવા ભારતના નિર્માણમાં સૌ સાથે મળીને યોગદાન કરીએ તેવી લાગણી પણ તેમણે વ્યકત કરીહતી આ પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે દેશભરમાં વ્યાપાર મેળા કે પ્રદર્શન જેવા મોટાં આયોજનો કરવા હોય તો આપણા દેશના લોકોની પ્રથમ નજર ગુજરાત તથા કચ્છ ઉપર પડે છે ભૂકંપ પછી કચ્છનો ઊડીનેઆંખે વળગે તેવો ચોમુખી વિકાસ થયો છે તેમ તેમણે ઉમેર્થું હતું કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાએ કાર્યક્રમના પ્રારંભે વ્યાપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યા બાદ સ્ટોલોની મુલાકાત લીધી હતી